વૈકેંયા નાયડુના હસ્તે આજે નવસારી ખાતે એક કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન કરાશે

સુરત નવસારી અને રાજકોટમાં શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ થતાં પ્રત્યક્ષ વર્ગખંડ શિક્ષણ બંધ કરવામાં આવ્યું છે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ ગુજરાતના કેવડિયામાં યોજાઈ રહેલી સેનાની ત્રણેય પાંખોના કમાન્ડરોની ત્રણ દિવસ માટેની વાર્ષિક બેઠકમાં આજે સંબોધન કરશે આ બેઠકમાં ભારતીય હવાઈદળ નૌકાદળ અને ભૂમિ દળના ટોચના કમાન્ડરો ભાગ લઈ રહ્યા છે આ બેઠકમાં સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતા વધારવી ભારતીય ઉપખંડમાં ઉભા થનાર સંભવિત ખતરા અંગે સઘન ચર્ચા વિચારણા કરાશે આ ઉપરાંત નવા એર ડિફેન્સ કમાન્ડ અને મેરીટાઈમ કમાન્ડની રચના અંગે ચર્ચા વિચારણા કરાશે

જેમાં દસ લાખથી વધુ વસતીવાળા શહેરોમાં બેંગલુરુ ટોચ પર રહ્યું છે ત્યારબાદ પુણે અમદાવાદ ચેન્નાઈ સુરત નવી મુંબઈ કોઈમ્બતુર વડોદરા ઇન્દોર અને મુંબઇ છે દસ લાખથી ઓછી વસતીવાળા શહેરોમાં સિમલા ટોચ પર રહ્યું છે ત્યારબાદ ભુવનેશ્વર સિલવાસા કાકિનાડા સાલેમ વેલ્લોર ગાંધીનગર ગુરુગ્રામ દાવણગેરે અને તિરુચિરાપલ્લી છે

દસ લાખથી વધુ વસતીવાળા શહેરોમાં ઈન્દોર સૌથી વધુ ક્રમાંકિત પાલિકા છે જયારે બીજા ક્રમે સુરત અને ત્રીજા ક્રમે ભોપાલ છે દસ લાખથી ઓછી કેટેગરીમાં નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ અને ત્યારબાદ તિરૂપતિ અને ગાંધીનગર છે મ્યુનિસિપલ પર્ફોર્મન્સ ઈન્ડેક્સ હેઠળ સેવાઓ નાણાકીય બાબતો નીતિ વિષયક બાબતો ટેક્નોલોજી અને કામગીરી છે રાજ્ય સરકારે ઉનાળાની ઋતુમાં ખેડૂતોને સિંચાઇ હેતુથી નર્મદાના નીર આજથી આપવાનો નિર્ણય લીધો છે નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે આ નિર્ણયથી ઉનાળું વાવેતર કરતા નર્મદા કમાન્ડ વિસ્તારના ચાર લાખ હેક્ટર કરતા વધુ વિસ્તારના ખેડૂતોને નર્મદાના પાણીનો લાભ મળશે તેમણે ઉમેર્યું હતું કે રાજ્યના ખેડૂતોને રવિ સિઝન એટલે કે શિયાળુ પાક માટે નર્મદા નહેરોની મદદથી પુરતુ પાણી આપ્યું છે શ્રી પટેલે કહ્યું કે રાજ્યની જીવાદોરી સમાન નર્મદા બંધ યોજનાથી ગુજરાતના લાખો ખેડૂતોને સિંચાઇ માટે તથા ચાર કરોડ કરતા વધૂ નાગરિકોને પીવાનું પાણી આપવામાં આવી રહ્યું છે

વેંકઈયા નાયડુ આજે નવસારી આવશે આઠ એકરમાં ફેલાયેલા એમ

નાયક આરોગ્ય સંક્રલમાં આ કેન્સર હોસ્પિટલ આકાર પામતા દક્ષિણ ગુજરાત માં કેન્સર સહિતના જીવલેણ રોગની આધુનિક સારવાર કિફાયતી દરે ઉપલબ્ધ થશે અમારા પ્રતિનિધિ જણાવે છે કે એલ એન્ડ ટી

નાયકના પરિવારની જેેમત અને દાનથી આ હોસ્પિટલ ઊભી થઈ રહી છે શ્રી નાયકની પૌત્રી નિરાલીનું માત્ર બે વર્ષની ઉંમરે કેન્સરની બીમારીમાં અવસાન થયા બાદ તેમણે તેની યાદમાં તબીબી સારવાર આપતું ટ્રસ્ટ ઉભુ કરી મુંબઈ અને નવસારીમાં દવાખાના ખોલવાનું શરૂ કર્યું છે શ્રી નાયક માટે નવસારી જન્મભૂમિ છે તો મુંબઈ કર્મભૂમિ છે અમદાવાદ ખાતે ગ્રામીણ વિકાસમંત્રી આર

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ વલ્લભ સદન ખાતે આ મેળો યોજાનાર છે કેન્દ્ર સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય અને રાજ્ય સરકાર અને સંયુક્ત ઉપક્રમે કલાત્મક ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતાં ગ્રામીણ મહિલા સ્વ સહાય જૂથોના ઉત્થાન માટે સરસ મેળાનું આયોજન કરવામાં આવે છે સરસ મેળાનો હેતુ ગ્રામીણ મહિલા સ્વસહાય જૂથોને આત્મનિર્ભર બનાવવાનો છે

જ્યારે સમગ્ર વિશ્વ કોરોના જેવી મહામારી સામે લડી રહ્યું છે ત્યારે કેટલાક મહિલા ડોક્ટર્સ અને નર્સો એવા છે જેઓ પોતાના આરોગ્યની ચિંતા કર્યા વગર અને પરિવારથી દૂર રહીને પણ દર્દીઓને સેવા આપી રહ્યા છે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે આપની વિશેષ શ્રેણીમાં આજે વાત કરીશું અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ઇમરજન્સી વિભાગમાં મદદનીશ પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા ડો શ્રુતિ સાંગાણીની જેમણે પોતાના એક વર્ષના નાના બાળકથી દૂર રહીને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી હતી અને અતિ ગંભીર દર્દીઓને સારવાર પૂરી પાડી હતી

રાજ્યમાં કોઈપણ વ્યક્તિને રસીને કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી રાજ્યના ગઇકાલે ભાવનગર પાટણ પોરબંદર સુરેન્દ્રનગર અને તાપી એમ પાંચ જિલ્લાઓ કોરોનાનો એકપણ કેસ નોંધાયેલ નથી સુરતના વરાછા વિસ્તારમાં આવેલી કૌશલ પ્રાથમિક શાળાના પાંચ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા તંત્રએ તાત્કાલિક અસરથી શાળા બંધ કરાવી છે

જામનગરમાં ભાજપના નેતા અને પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી તેમણે પતિ પુત્ર અને પુત્રવધ્ એમ આખો પરિવાર કોરોનાગ્રસ્ત બનતાં સારવાર માટે કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે